તેમણે કહ્યું કે મહારાજા સુહેલદેવ જેવા મહાન લોકોનું યોગદાન ભૂલી શકાય નહીં આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશના બહરાઇય જિલ્લામાં મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા સરોવરના નિર્માણ માટે શિલાન્યાસ બાદ તેમણે આ મુજબ જણાવ્યું

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર માટે યોગદાન આપનાર મહારાજા સુહેલદેવ અને નેતાજી સુભાષયંદ્ર બોઝ સરદાર વલ્લભભાઇ પટેલ તથા બાબાસાહેબ આંબેડકર જેવા મહાન નેતાઓનું યોગદાન ભૂલી શકાય નહીં તેમણે ગોરખપુરમાં ચૌરીચૌરાના શહીદોની ઉપેક્ષાનો પણ ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ વસંત પંચમીના આજના દિવસ નિમિત્ત પ્રાર્થના કરી કે મા સરસ્વતિની ઉપાસનાના આ દિવસે સમગ્ર રાષ્ટ્ર જ્ઞાન માટે ઉત્સાહિત બને તમણે શુભેચ્છા પાઠવી કે સંશોધન નવીનતા અને રાષ્ટ્ર નિર્માણના ક્ષેત્રમાં દેશ સેવામાં સંકળાયેલા સૌને માતા સરસ્વતીના આશીર્વાદ મળે અને તેઓ ઘણી સફળતા મેળવે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે પૂર્વાંચલ વિસ્તારમાં વધુ સારી તબીબી સુવિધાઓ પુરી પાડશે તેમણે કહ્યું કે તે માત્ર આજુબાજુના વિસ્તારોના દર્દીઓ જ નહીં પરંતુ નેપાળના લોકોને પણ સારવાર આપશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે પરંતુ લોકો ખેડુતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે

ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ માહિતી આપી કે આ સર્વેક્ષણ એક પડકારરૂપ પ્રક્રિયા છે અને તે દ્વારા પાણીના સમાન વિતરણ ગંદા પાણીનો ફરીથી ઉપયોગ અને જથ્થો અને પાણીની ગુણવત્તાના સંદર્ભમાં જળ સંસ્થાઓની ગોઠવણ માટે શહેરોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે

મુખ્યમંત્રી શિવરાજસિંહ યૌહાણે ઘટના અંગે દુખ વ્યક્ત કરી મૃતકના સગાઓને પાંચ લાખ રૂપિયાની સહાય યૂકવવાની જાહેરાત કરી છે

નારાયણસામીની કોંગ્રેસ સરકાર લધુમતીમાં આવી ગઈ છે કોંગ્રેસના કામરાજ નગર મત વિસ્તારમાંથી યૂંટાયેલા ધારાસભ્ય જહોન કુમારે આજે રાજીનામું આપ્યું છે મુખ્યમંત્રી શ્રી નારાયણસામી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી સરકારનો કાર્યકાળ આઠમી જૂને સમાપ્ત થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા પુર્ફચેરીના જાહેર બાંધકામમંત્રી એ નમસિવાયમ અને ઊસુડુ મત વિસ્તારના ધારાસભ્ય થીપિંથન રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા

પોર્ટલનો પ્રારંભ કરતા શ્રી સિંહે કહ્યું કે કેન્ટોનમેન્ટના રહેવાસી નાગરિકો તેમના પ્રશ્નો અંગે ફરિયાદો પોર્ટલ મારફતે નોંધી શકે છે અને ઘરે બેઠા નિરાકરણ લાવી શકે છે મંત્રીએ કહ્યું કે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે સરકાર કટિબદ્ધ છે

આ પોર્ટલ દ્વારા લીઝના નવીકરણ જન્મ અને મૃત્યુના દાખલા માટે ઓનલાઇન નોંધણી તથા પાણી અને ગટર જોડાણ માટેની અરજી ઓનલાઇન હશે

રામા જોઇસનું આજે સવારે બેંગલુરૂમાં લાંબી બીમારી બાદ નિધન થયું છે

દેશને પરવડે તેવા વૈશ્વિક મોડેલ ભારત બનાવી રહ્યું છે એમ કહી શ્રી પ્રધાને જણાવ્યું કે ભારત પોતાની વ્યૂહરચના અને માર્ગ નક્કી કરશે